તેમણે વેપાર ઉધોગ કરવામાં સરળતાં માટે પ્રતિબધ્ધ્તાં વ્યકત કરી છે

વૈશ્વિકરણની સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ અગત્યની છે કોવિડના કારણે વિશ્વમાં ઘણા ફેરફારો થયા છે જેમાં ટેકનોલોજી અગત્યની ભૂમિકા ભજવી રહી છે દેશમાં કૃષિ ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે

ત્રણ સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા છે આ અન્વયે સમગ્ર રાજ્યમાંથી તેવીસ તપોવન કેન્દ્ર અને પંચાવન વિધાનિકેતન કેન્દ્રને માન્યતા પ્રાપ્ત થઈ છે આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ યુડાસમા સાથે કાર્યક્રમમાં સહભાગી થયેલ ગુજરાતી શાળાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ તથા મંડળનાં પ્રતિનિધિઓને ચિલ્ડ્રન યુનિવર્સિટી પ્રેરીત તપોવન અને વિધાનિકેતન પ્રકલ્પો સાથે જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં ચિલ્ડ્રન યુનવિર્સિટીનાં કુલસચિવ ડો અશોક પ્રજાપતિએ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં

આ વેબીનાર બ્રિગેડિયર એસ

આ વેબિનારના તેમણે યુવાનોમાં કેન્સર અંગે જાગૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો

ખાસ કરીને લોકો આજનાં દિવસે સોના યાંદીનાં ઘરેણાની વધારે ખરીદી કરે છે આજે સોની બજારમાં ઘરાકી જોવા મળી રહી છે

તેમને ગુજરાતી રંગભૂમિમાં ઘણા બધા નાટકોમાં કામ કરેલ છે અને ઘણાં બધાં નાટકોનું દિગ્દર્શન કરેલ છે

રાજ્યના પ્રાથમિક શિક્ષણ સચિવ ર્ડા

આ પ્રસંગે રક્તદાતા સારસ્વતોને માનવ સેવાના આ કાર્ય માટે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં